આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ સેન્ટર ફોર ડીસીઝ ના નિર્દેશક ડોક્ટર એસ કે સિંહના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની ટીમ ઘણી સંખ્યામાં કોવીદના કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને ચુસ્ત કન્ટેન્ટમેન્ટ સર્વેલન્સ પરીક્ષણ સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝીટીવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબુઇત બનાવવા સહાય કરશે કેન્દ્ર સરકારે ગુજરાત સહીત હરિયાણા રાજસ્થાન અને મણિપુરમાં પણ ટીમ મોકલી છે

પરંતુ હાલ રાજ્યના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધી રહેલા કેસ સંદર્ભે શાળા અને કોલેજોના શૈક્ષણિક કાર્ય હાલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

આ દરમિયાન માત્ર દૃધ અને દવા તથા આવશ્યક ચીજ વસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે

આઈ સી

પી સિંઘે જણાવ્યું હતું વધુ માહિતી મુજબ જે આઈ સીમાં રહેલા એક પાકિસ્તાની ધુસણખોર વ્યક્તિનો કોરોના પોઝીટીવ આવતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો કુંકાઈ રહ્યા છે વહેલી સવારે અને સાંજથી ઠંડી પડે છે